રાજયના એક લાખ મહિલા જુથને કુલ એક હજાર કરોડ સુધી ધિરાણ અપાશે

ગ્રામીણ વિસ્તારોમાં આ થોજનાનું અમલીકરણ ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત આજીવીકા પ્રોત્સાહન કંપની ધ્વારા કરાશે જયારે શહેરી વિસ્તારોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત આજીવીકા પ્રોત્સાહન કંપની ધ્વારા કરાશે મહિલાઓને પોતાનો નાનો મોટો વ્યવસાય ગૃહ ઉદ્યોગ વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન અને ધીરાણ મળી રહેશે

કોવિડના સંક્રમણને રોકવા માટેના નિયમોના યુસ્ત પાલન સાથે આ પરીક્ષા યોજાઇ રહી છે પરીક્ષાર્થીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ સોમનાથ અને અમદાવાદથી બે ખાસ ટ્રેનો ચલાવી છે અમિત શાહ એઇમ્સ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને સંપૂર્ણ તબીબી સારવાર માટે દિલ્ફીની એઇમ્સમાં દાખલ કરાયા છે એક સત્તાવાર નિવેદનમાં એઇમ્સના જણાવ્યા પ્રમાણે ગૃહમંત્રીને સંસદ સત્રની શરૂઆત પહેલા તબીબી તપાસ માટે દાખલ કરાયા છે

જનધન પ્રધાનમંત્રી જનધન ખાતાથી ગ્રામિણ મહિલાઓને પણ ફાયદો થઇ રહ્યો છે અરવલ્લીના મોડાસા નજીકના ઝાલોદરના રઝિયાબહેન કાંકરોલિયાને પણ જનધન ખાતાથી ફાયદો થયો છે જનધન ખાતા અને મુદ્રા લોનની મદદથી તેમણે કેવો ફાયદો થયો તે તેમની પાસેથી જ સાંભળીએ

પરંતુ અઝ્નિ શમન દળ અને ત્યાં ફરજ બજાવતા કર્મયારીઓએ તાત્કાલિક આગ બુઝાવી દીધી હતી જેથી કોઇ જાનહાનિ થઈ ન હતી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ચાર દિવસ અગાઉ પણ કોરોના વોર્ડમાં અયાનક આગ લાગી હતી